જેમાં વિવિધ વિકાસ કામોના ઇ લોકાર્પણ ઇ ખાતમુહૂર્ત કરાયા હતા

રાજ્યપાલ શ્રી આયાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજયરૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પોલે આ કાર્યક્રમોમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇને ઇ લોન્યીંગ કર્યુ હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા

નક્રા સહિત અનેક મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વી સંદેશમાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના જીવનમૂલ્યો અને લોકતાંત્રિક પરંપરામાં નિષ્ઠાનો આદર્શ પ્રસ્તુત કર્યા છે

શર્મા ઓલીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મ દિવસ પર શુભેચ્છા પાઠવી છે એક ટ્વી સંદેશમાં શ્રી ઓલીએ કહ્યું છે કે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા માતે તેઓ શ્રી મોદી સાથે મળીને કામ કરતાં રહેશે